આ વિતરણ પાંચમી જૂન સુધી ચાલશે મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્વિનીકુમારે આ અંગે વિગતો આપી હતી શ્રી અશ્વિનીકુમારે કહ્યું કે રાજ્યના એ

વન કાર્ડ ધારકોને અનાજનું વિતરણ પુરૂં કરવામાં આવ્યું છે

વડી અદાલતે રાજ્ય સરકારને ખાનગી અને સરકારી એમ બંને હોસ્પિટલમાં કોરોનાના વધુ પરીક્ષણ થાય એ માટે મહત્તમ ટેસ્ટિંગ કીટ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે પ્રતિભાવ આપ્યો કે સરકાર આવતા અઠવાડિયે જવાબ રજૂ કરશે

ઉલ્લેખનીય છે કે હાલ સરકારી હોસ્પિટલના ડોક્ટરોની મંજુરી બાદ જ ખાનગી પ્રયોગશાળામાં કોવિડ ટેસ્ટ થઈ શકે તેવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મુસ્લિમ બિરદારોનો પવિત્ર તહેવાર રમઝાન ઇદ સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ ઉજવાઇ રહ્યો છે કોરોનાના કારણે કાળઝાળ ગરમીમાં પણ મુસ્લિમ ભાઇઓ બહેનોએ ઘરમાં જ બંદગી કરીને રમઝાન માસના રોજા રાખ્યા હતા આજે પણ ઈદની નમાઝ ઘરમાં જ અદા કરીને મુસ્લિમ બિરાદરો રમઝાન ઈદ ઉજવશે કચ્છ પંથકના મુસ્લિમ અગ્રણી અને સુન્ની યાંદ કમિટીના પ્રમુખ સૈયદ અહેમદશા અલ હ્સૈનીએ સર્વે હિન્દુ મુસ્લિમભાઇઓને ઇદુલ ફિત્રની મુબારકબાદી પાઠવી છે અને અપીલ કરી છે કે કોરોના વાયરસના લીધે સૌ પોતાના ઘરમાં રહીને ઈદના તહેવાર ની સાદગીપૂર્ણ ઉજવણી કરે કોરોના વાયરસ જેવી જીવલેણ બિમારીમાંથી માનવજાતનો બચાવ કરવા માટે દુવા કરવાની અપીલ પણ સૈયદ સાહેબે કરી છે

જે અંતર્ગત હોમિયોપથીની દવા આરોગ્ય વિભાગ દ્રારા ઘરેઘરે મોકલવામાં આવી રહી છે

અહીં તેમના માટે ભોજન અને રહેવા સહિતની સુવિધાઓની ફ્રી વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ હતી તાલુકા હેલ્થ ઓફિસર ડો

કોરોના લોકડાઉનમાં ફસાયેલા હજારો લોકોને બે સમયનું ભોજન ઉપલબ્ધ કરાવતી માનવ જ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર કહે છે કે ભૂખ્યાને ભોજન આપવા જેટલું જ પવિત્ર કામ લોકોને કોરોનાનો કોળિયો બનતા અટકાવવાનું છે

કચ્છના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર માછીમારી માટે થાંત્રિક બોટની મનાઈ છે પણ નોન મોટરાઈઝ્ડ કાફ્ટમાં આવતી એક લકડી અને સઢવાળી હોડી તેમજ પગડિયા માછીમારોને મુક્તિ આપવામાં આવી છે

સૌથી નાની વયના કોરોના પોઝિટિવ દર્દીઓને સાજા કરવા હોસ્પિટલના સ્ટાફે કટિબધ્ધતા દર્શાવી છે

મહેસાણાથી ટ્રેન મારફતે આ શ્રમિકો છત્તીસગઢ પોતાના વતન જવા રવાના થયા હતા શ્રમિકોમાં પોતાના માદરેવતન ફરવાનો અનેરો ઉત્સાહ હતો આ શ્રમિકોએ ગુજરાત સરકાર અને સાબરકાંઠા વહિવટી તંત્રનો ખુબ ખુબ આભાર માન્યો હતો